પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે ગુજરાતની રાજયસભાની બે બેઠકોની આગામી પહેલી માર્ચે યોજાનારી પેટા

પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી જ્યારે તંત્ર દ્વારા ચૂંટણીની પૂર્વ તૈયારી કરવામાં આવી રહી છે

લાખ ટન થતાં ભારત કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર બની રહ્યો છે

રસી આપવામાં આવી છે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં લધુત્તમ તાપમાન સામાન્ય

આ કન્ટ્રોલ રૂમ પહેલી માર્ચ સુધી કાર્યરત રહેશે

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના અવસાનને લીઘે ખાલી પડેલી બંને બેઠક માટે અલગ અલગ ચૂંટણી પ્રક્રિયા યોજવાનું યૂંટણી પંચે નક્કી કર્યું છે પહેલી માર્ચે સવારે નવથી બપોરે યાર વાગ્યા સુધી મતદાન યોજાયા બાદ તુરંત પાંચ વાગે મત ગણતરી હાથ ધરાશે

અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની યૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે

જોકે બે દિવસમાં બારસોથી વધુ ઉમેદવારી પત્રો વહેંચાયા છે

કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગઈકાલે દિલ્હીમાં વિશ્વ કઠોળ દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય કઠોળ સંશોધન સંસ્થા દ્વારા આયોજીત સમારંભમાં આ મુજબ જણાવ્યું હતું

શ્રી તોમરે વધુમાં કહ્યું કે કઠોળ તથા અનાજમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન વધારવા કૃષિ વૈજ્ઞાનિકો સતત પ્રયાસો કરી રહ્યા છે

અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

ગઈકાલે રાજ્યમાં કોવિડના લીધે એક પણ મૃત્યુ નોંધાયું નથી

જોકે આજ સમયગાળામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી પાંચ ડિગ્રી વધુ નોંધાયું હતું

લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવના જવાબમાં શ્રી મોદીએ કહ્યું કે જાહેર ક્ષેત્ર આવશ્યક છે પરંતુ ખાનગી ક્ષેત્રની ભૂમિકા પણ મહત્વપૂર્ણ છે તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્રની ભૂમિકા ટેલિક્રોમ અને દવા ઉદ્યોગ સહિત દરેક જગ્યાએ જોઇ શકાય છે જો ભારત માનવતાની સેવા કરવામાં સક્ષમ છે તો તે ખાનગી ક્ષેત્રની ભૂમિકાને કારણે છે શ્રી મોદીએ કહ્યું કે કૃષિ સંબંધિત કાયદા સંસદ દ્વારા પસાર થયા બાદ કોઈપણ ખેત ઉત્પાદન બજાર મંડળી બંધ નથી થઈ અને લધુતમ ટેકાના ભાવ પણ યથાવત છે તેમણે ખેડૂતોને અપીલ કરી કે તેઓ વાટાઘાટો માટે આગળ આવે જેથી કોઈ સમાધાન મળી શકે